પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

સી એમ આર દ્વારા કોરોનાની સારવાર માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શક રૂપરેખાનો ગુજરાતમાં પણ અમલ શરૂ કરાયો છે

આજની આ બેઠકમાં આર્થિક પ્રવૃતિને પ્રોત્સાહન આપવા છૂટછાટ આપવા અંગે પણ યર્યા થાય તેવી સંભાવના છે આજની આ બેઠકમાં ગૃહમંત્રી અમીતશાહ નાંણામંત્રી નિર્મલા સીતારમણ અને આરોગ્યમંત્રી હર્ષવર્ધન પણ જોડાશે અમારા સંવાદદાતા જણાવે છે કે વિડિયો કોન્ફરન્સીંગથી ગત માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત પછી વિડિયો કોન્ફરન્સીંગ માધ્મયથી મુખ્યમંત્રીઓ સાથે આજે યોજાનારી પ્રધાનમંત્રીની આ પાંચમી બેઠક હશે

આજની આ બેઠકમાં પરપ્રાંતીય શ્રમિકોનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં રહે તેવી સંભાવના છે

રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આ જાહેરાત કરતા શ્રમિકોને પોતાના વતન પરત મોકલવા અંગની વ્યવસ્થામાં સહયોગ આપવા રાજ્ય સરકારને અનુરોધ કર્યો છે ટ્વીટ સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે રેલ્વે દ્વારા આ માટે રોજ ત્રણસો શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવાશે

ટ્રેનમાં દરેક શ્રમિક માટે ફડ પેકેટ પાણી માસ્ક અને સેનીટાઇઝરની વ્યવસ્થા કરાઇ હતી

મધ્યપ્રદેશ સરકારે આ તમામ શ્રમિકોનું ટિકિટ ભાડુ ચુકવતા શ્રમિકોને મોટી રાહત મળી છે શ્રમિક કેન્ક્ર કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાના લીધે લાગુ કરાયેલા લૉકડાઉનના લીધે પોતાના વતન પાછા ફરવા ઇચ્છતા શ્રમિકોને તેમના રાજ્યમાં લઇ જવામાં રાજ્ય સરકારોનો સહકાર માગ્યો છે કેન્દ્રિય કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ ગઇકાલે બધા જ રાજ્યોના અગ્ર તથા આરોગ્ય સચિવો સાથે યાજાયેલી વિડિયો કોન્ફરન્સમાં રાજ્યોનો સહકાર માગ્યો હતો તેમણે વિદેશમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે હાથ ધરાયેલા વંદેભારત અભિયાનની જાણકારી આપી હતી

કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ રેલ્વે સ્ટેશન ઉપર પ્રવેશ અપાશે રેલ્વે સ્ટેશને આવનાર મુસાફરોને માસ્ક ફરજીયાત પહેરવો પડેશે તથા સ્ટેશન ઉપર તેમનું સ્કિનિંગ કરાશે

ત્યારબાદ જ તેમને ઘેર પાછા ફરવાની મંજૂર અપાશે

સી એમ આર દ્વારા કોરોનાની સારવાર માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શક રૂપરેખાનો ગુજરાતમાં પણ અમલ શરૂ કરાયો છે ગઇકાલે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે સમગ્ર દેશમાં કોરોનાની સારવાર કેવી રીતે કરવી તેની ગાઇડલાઈન આઇસીએમઆર દ્વારા બહાર પાડવામાં આવે છે દરેક રાજ્યમાં એ ગાઇડલાઇન પ્રમાણે સારવાર કરવામાં આવે છે

કોરોનાના વધુ કેસ ધરાવતા જીલ્લાની વિગતો આ મુજબ છે

અમરેલી અમરેલી જિલ્લા માં મનરેગા હેઠળ વિવિધ તાલુકા માં કામ શરૂ કરતાં કોરોના લોક ડાઉન વચ્ચે શ્રમિકો ને પોતાના ગામ ના પાદર માં રોજગારી મળતી થઈ છે જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર કહે છે કે શ્રમિક વેતન માં વધારો કરવા ઉપરાંત સેનીટ ઝ એર અને માસ્ક પણ તેમને પૂરા પાડવા માં આવે છે તેમણે ઉમેર્યું કે ચોમાસા પહેલા શક્યા તેટલા વધુ ગામ તળાવ ઊંડા કરી તેની જળ સંગ્રહ ક્ષમતા વધારવાનો ઉદ્દેશ છે